આ રોગની કોઈ અકસીર દવા હજી સુધી શોધાઇ નથી ત્યારે તુલસી જેવા આયુર્વેદિક ઉપયારોથી જ આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવી જરૂરી છે

આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વધુ વૃક્ષો રોપીએ અને ઉછેર કરીએ અને કચ્છને હરિયાળું બનાવીએ તેવા સંક્લાપની નેમ શાખાના સંથોજક મનોજભાઈ અબોટીએ વ્યક્ત કરી હતી

કે દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે મુજબ કચ્છ જિલ્લાની મહેસુલી હૃદમાં આવેલ મોખા ટોલ પ્લાઝા તા મુન્દ્રા સામખીયાળી ટોલ પ્લાઝા અને સુરજબારી ટોલ પ્લાઝા તા ભચાઉ માખેલ ટોલ પ્લાઝા તા રાપર ધાણેટી ટોલ પ્લાઝા તા ભુજ પરથી પસાર થતા નાના મોટા વાહનોના યાલકોએ તેમનું વાહન ટોલ નાકા પર ઠરાવેલ નિશ્ચિત જગ્યાએ થોભાવવું તથા સરકારશ્રીએ નકકી કરેલ ટોલ ટેક્ષ ચૂકવી તેની પહોંચ મેળવી અથવા નિયમોનુસાર મૂકિત મળવા પાત્ર હોય તો તેનું કાર્ડ કે પાસ ટોલ પ્લાઝાના કર્મચારીને બતાવીને તે બાદ જ ટોલનાકું પસાર કરવું

આ જાહેરનામું આગામી તા

કચ્છ પંથકમાં કોરોના લોકડાઉન ને લીધે ધંધા રોજગારમાં નુકશાન વેઠ્યું છે તેવા નાના વર્ગ ને બેઠો કરવા માટે આ યોજના રુપાણી સરકારે શરૂ કરી છે આ બેન્કની ભુજ શાખાના ચેરમેન દિલીપભાઇ ત્રિવેદીએ જણાવ્યું છે કે કચ્છમાં કાર્યરત તમામ બ્રાન્ચ ઉપરથી લોન અરજીના ફોરમનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે તેમને ઉમેર્યું હતું કે રિજર્વ બેન્કના કાયદા કાનૂન પ્રમાણે જ લોન અપાશે પણ નાના વર્ગને પગભર કરવા માટે વ્યાજનું ભારણ મહૃદ અંશે રાજ્ય સરકાર ભોગવવાની છે

શીતલ વૈશ્વવ વડસાવિત્રી વ્રત કોરોના મહામારી વચ્ચે આજે વડ સાવિત્રી વ્રતની પૂજા અર્ચના શોશિયલ ડીસ્ટન્સિંગ અને માસ્ક પેરીને કરવામાં આવી આજે જેઠ સુદ પૂનમનાં દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ વૃક્ષની પૂજા કરી પોતાના પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે પરંતુ કોરોના ને કારણે માસ્ક અને સામાજિક અંતર જાળવીને મહિલાઓ એ પૂજા કરી હતી